તેમને નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષજ્ઞ મંત્રી ઈચર પોખરેલ આવકાર્યા હતા શ્રી મોદી નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી અને લિમસ્ટેકના અન્ય નેતાઓને મળશે તેઓ નેપાળના રાષ્ટ્રપતિ દ્વારા યોજાયેલ ભોજપ સમારંભમાં પવ્ન હાજરી આપશે બાદમાં શ્રી મોદી તથા લિમસ્ટેક શિખર સંમેલનમાં ઉદઘાટન પ્રસંગમાં સંબોધન કરશે શ્રી મોદી શ્રીલંકા રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરિસેના અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસ્તીનાને યજ્ઞ મળશે

શ્રી મોદીએ કહ્યું કે શિખર સંમેલનમાં પાડોશી દેશો સાવેની ભાગીદારીને સર્વોચ્ય પ્રાથમિકતાં અને વિસ્તત દલિપ્ત પૂર્વ એશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબધ્ધતા તેમનું લક્ષ્ય છે

હાલ બહુધા સતામંકળોના અધ્યક્ષ તરીકે જે તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે

લોકો પોતાની કોઈપપ્ર ફરીયાદ કે બાતમી આ નંબર પર ફોન કરીને કે મેસેજ કરીને આપી શકશે બાતમીદારનું નામ પોલીસ દ્રારા ગુપ્ત રાખવામાં આવશે

આ સાથે સંસ્કૃત વિભાગમાં જયોતિષ અંગેના સર્ટીફિકેટકોર્ષની પણ શરૂઆત કરાઈ છે

જે અંગેની જાણકારી યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મેળવી શકાશે

થાત્રાધામ મા

મઢના સરપંચ સુરેન્દ્રસિંફ જાડેજાએ ગુજરાત થાત્રાધામ વિકાસ બોર્ડને ચાત્રાધામના વિવિધ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવા પત્ર લખ્યો ફતો તેના અનુસંધાને ગુજરાત યાત્રાધામ પવિત્ર બોર્ડ તરફથી સરપંચને પત્ર લખી જાણ કરાઈ ફતી કે માતાના મઢ યાત્રાધામ વિકાસ માટે અઢી કરોડનો અંદાજિતનો પ્રોજેક્ટ અત્રેની કચેરી દ્વારા ફાથ ધરાયો છે જેમાં સરપંચની રજૂઆતને મફદઅંશે સામેલ કરવામાં આવી છે

રાજ્ય સરકારના પ્રોત્સાહનને કારક્ષે નીટની પરીક્ષા દ્વારા તબીબી વિદ્યા શાખાઓમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ હસ્તકની શાળાઓની વિદ્યાર્થીઓના પ્રવેશ્રાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે